પ્રાદેશિક સમાચાર અમિતા વાંઝા વાંચે છે

મુરલીક્રિષ્ણાએ જણાવ્યું છે કે વિધાનસભાની ખાલી પડેલી આઠ બેઠકો માટેની પેટાચૂંટણી માટેનું મતદાન આજે સવારે સાત વાગ્યાથી શરૂ થયું છે

આજે સવારે મતદાન શરૂ થાય ત્યારે મતદારોને હાથ મોજા અને સેનેટાઇઝેશનની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે રાજ્યમાં મુક્ત ન્યાયી નિષ્પક્ષ અને ભયમુક્ત વાતાવરણમાં આઠ પેટાચૂંટણીનું મતદાન થાય તે માટે સુરક્ષા દળો કર્મચારીઓ હોમગાર્ડના જવાનો ઉપસ્થિત રહેશે અમુક મતદાન મથકોએ વેબકાસ્ટીંગ પણ કરવામાં આવશે આ અંગે વધુ માહિતી આપે છે ડોક્ટર એસ

પાંચ જેટલા સખી મતદાન કેન્દ્ર ઊભા કરાયા છે જેમાં ફરજ ઉપરના તમામ કર્મચારી મહિલા હશે

આગામી લઝનની સિઝન અને કોરોના સંકટની સુધરી રહેલી સ્થિતિમાં સરકારના આ નિર્ણયને આવકાર મળી રહ્યો છે

આવા લગ્ન કે સત્કાર સમારંભોમાં ફેસમાક્સ સેનિટાઇઝેશન હાથ ધોવા સોશિયલ ડિસ્ટીન્સિંગ જેવી સૂચનાઓનું કડકાઇપૂર્વક પાલન કરવું આવશ્યક છે

ટ્વીટર ઉપર નાણાં મંત્રાલયે આ મુજબ જણાવ્યું છે

આ ઉપરાંત મહારાષ્ટ્ર આંધ્રપ્રદેશ ઝારખંડ કર્ણાટક મધ્યપ્રદેશ રાજસ્થાન તમિલનાડુ ઉત્તરપ્રદેશ અને બંગાળે નાણાં આપવામાં આવ્યા છે

ગુજરાત કેડરના વરિષ્ઠ આઈપીએસ અધિકારી શ્રી અસ્થાના સીમાદળના ડાયરેકટર જનરલનું પદભાર સંભાળ્યા બાદ પ્રથમવાર કચ્છ સરહદની મુલાકાત લઇ રહ્યાં છે તેઓ આજે બપોરે સાડા બાર વાગે ખાસ વિમાન દ્વારા ભુજ પહોંચશે અહીં સીમાદળના ગુજરાત આઈ જી

મલિક સહિતના ઉચ્ય અધિકારીઓ સાથે મહત્વની બેઠક યોજાશે ત્યારબાદ હરામીનાળા અને ક્રિક વિસ્તારની મુલાકાત લઇ તેઓ આ વિસ્તારની સલામતિ અંગે સમીક્ષા કરશે

એમ